પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડની સ્થિતિ અને રસીકરણ કામગીરી અંગે આજે વીડિયો માધ્યમથી સંવાદ કરશે

પ્રદેશો અને અન્ય તમામ સંબંધિત પક્ષો સાથે મળીને પુરજોશમાં તૈયારીઓ કરી રહી છે પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફલુને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફલુએન્ઝાથી અસરગ્રસ્ત રાજયો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે

થયો છે

મુલાકાત દરમ્યાન નેપાળના નવા નકશાનો મુદ્દો કેન્દ્રમાં રહેશે

આ સંવાદમાં કોવીડની વર્તમાન સ્થિતિ તથા કોવીડના રસીકરણની કામગીરી અને આયોજનની બાબત કેન્દ્રમાં રહેશે ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશમાં કોવીડના રસીકરણની કામગીરી શરૂ થવાની છ ભારતીય ઔષધ નિયમન તંત્રે કોવીશીલ્ડ તથા કોવેક્સીન રસીના ઈમરજન્સી ઉપયોગની મંજુરી આપી છે ઉલ્લેખનિય છે કે કોવીડની રસી સૌપ્રથમ કોવીડ સામેની લડતમાં અગ્રીમ હરોળમાં રહેલા આશરે ત્રણ કરોડ તબીબો તથા આરોગ્ય કાર્યકરોને અપાશે

ગયા શનિવારે પ્રધાનમંત્રીએ ઉચ્યસ્તરીય બેઠક યોજીને બધા જ રાજ્યોમાં કોવીડની સ્થિતિ તથા રસીકરણ માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી

આરોગ્ય મંત્રાલયે ગઈકાલે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિન સોફટવેરના સંચાલકો સાથે વિડીયો કોન્ફરન્સીંગ ધ્વારા વાતચીત કરી આ સોફટવેર કોવિડની રસી દેશના અંતરીયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં ખુબ જ મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે આ બેઠકમાં કોવિન સોફટવેર અંગે રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિભાવની સાથે સાથે તેના ઉપયોગ અને રસીકરણના પુર્વાભ્યાસથી પ્રાપ્ત માહિતી અંગે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી બર્ડ ફલુ સ્થિતિ પશુપાલન અને ડેરી વિભાગે બર્ડ ફલુને વધુ ફેલાતો અટકાવવા માટે એવિયન ઇન્ફલુએન્ઝાથી અસરગ્રસ્ત રાજયો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે અત્યાર સુધીમાં સાત રાજ્યો કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પક્ષીઓની આ બિમારી ફેલાવાની ખાતરી થઇ યુકી છે મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રાલથે એક નીવેદનમાં કહયું છે કે હરિયાણાના પંચકુલા જીલ્લાના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફલુના પોઝીટીવ સેમ્પલની ખાતરી થયા બાદ હરિયાણાએ નવ રેપીડ રીસ્પોન્સ ટીમોની રચના કરી છે અને નિયંત્રણ અભિયાન શરૂ કરી દીધુ છે ગુજરાતના સુરત અને રાજસ્થાનના સિરોહી જીલ્લામાં કાગડાઓ અને જંગલી પક્ષીઓમાંથી લેવાયેલા નમુનાઓમાં એવિયન ઇન્ફલુએન્ઝાની ખાતરી થઇ છે

મંત્રાલયે કહ્યું છે કે હિમાચલ પ્રદેશમાં નાહન બિલાસપુર અને મંડીમાં પક્ષીઓની અસામાન્ય મોતના અહેવાલ મળ્યા છે અને તેમના નમુના પરીક્ષણ માટે સંબંધિત પ્રયોગશાળાઓમાં મોકલી દેવાયા છે દિલ્હી અને મહારાષ્ટ્રમાંથી મોકલાયેલા નમુનાઓના પરીક્ષણના અહેવાલ આવવાના બાકી છે મંત્રાલયે કહયું કે છતીસગઢના બાલોદ જીલ્લાના જંગલી પક્ષીઓના સંક્રમિત થવાની ખાતરી પહેલા જ થઇ યુકી છે

દેશભરમાં બર્ડ ફલુથી અસરગ્રસ્ત રાજયોમાં સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર ધ્વારા રયાયેલી ટીમો જે તે વિસ્તારોની મુલાકાત લઇ રહી છે એક કેન્દ્રીય દળ ગઇકાલે કેરળ પહોચ્યું અને વધુ તપાસ કરી રહયું છે અન્ય એક કેન્દ્રીય દળ આજે હિમાચલ પ્રદેશ પહોચ્યું અને પ્રભાવિત વિસ્તારોનું સર્વેક્ષણ કર્યુ મંત્રાલયે કહયું છે કે રાજયોને અનુરોધ કરાયો છે કે તેઓ લોકોને બર્ડ ફલુ અંગે અફવાઓથી બચવા અને તેમને જાગૃત કરવા પગલા લે

કોવિડ ટ્યુન શિક્ષણ માર્ગદર્શિકા દેશમાં કોવિડ મહામારીના કારણે સ્થળાંતર કરવું પડ્યું હોય તેવાં ક્રુટુંબોનાં બાળકોની ઓળખ પ્રવેશ અને શિક્ષણ ચાલુ રાખવા અંગે શિક્ષણ મંત્રાલયે માર્ગદર્શક સૂચના બહાર પાડી છે

એવી જ રીતે કોવીડના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેનાર બાળકોનું પ્રમાણ ઘટાડવા અને શાળામાં બાળકોનું નામાંકન ઘટતું રોકવા તથા જે બાળકોને અભ્યાસની તક મળી નથી તેમને તે પુરી પાડવા યોગ્ય આયોજન કરવાની સુયના અપાઈ છે આ માટે જરૂર હોય ત્યાં જાગૃતિ ઝૂંબેશ યલાવવા અને સ્વયંસેવકો દ્વારા શાળા સિવાય પણ બિન નિવાસી શિક્ષણ અને તાલીમ આપવાની વ્યવસ્થા કરવાની અપીલ કરાઈ છે

ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાની કિંમતના અનાજની ખરીદી કરાય છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર લધુત્તમ ટેકાના ભાવે ખરીદી યાલુ રાખશે

રખેવાળ સરકારના પ્રધાનમંત્રી કે

શર્મા ઓલીએ જણાવ્યું છે કે શ્રી ગ્યાવલીની મુલાકાત દરમિયાન નેપાળના નવા નક્સાનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહેશે શ્રી ઓલીએ નેપાળની સંસદમાં આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ નેપાળની મુલાકાત લીધી ત્યારે નેપાળના વિદેશમંત્રીની ભારતની મુલાકાતનો એજન્ડા નિર્ધારીત કરાયો હતો ઉલ્લેખનિય છે કે ગયા વર્ષે નવેમ્બર માસમાં શ્રી શ્રૃંગલાએ નેપાળની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે ભારત નેપાળ સંયુક્ત પંચની હવે પછીની બેઠકમાં હાજરી આપવા નેપાળના વિદેશ મંત્રીને આમંત્રણ આપ્યું હતું અમિત શાહ્ ગૃહમંત્રી અમિત શાહ કોલસા ખાણોના સરળ સંચાલનની મંજૂરી મેળવવા માટેના ઓનલાઈન પ્લેટફોર્મનો આજે પ્રારંભ કરાવશે ટ્વીટ સંદેશમાં ગૃહમંત્રાલયે જણાવ્યું કે આ સીંગલ વીન્ડો ક્લીયરન્સ સીસ્ટમનો વીડિયો માધ્યમથી પ્રારંભ કરાવશે આ પ્રસંગે કોલસા મંત્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહેશે

આ વખતે ફિલ્મોત્સવના વિશેષ વિભાગ કંટ્રી ઈન ફોકસમાં બાંગ્લાદેશ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાશે આ વિભાગમાં બાંગ્લાદેશની ચાર ફિલ્મો પ્રદર્શિત કરાશે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં રાજોરી પૂંય અને કથુઆ જિલ્લાની વિવિધ આંતરરાષ્ટ્રીય સરહદો અને નિયંત્રણ રેખા પર વધુ એકવાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાની દળોએ ગઈકાલે ભારે ગોળીબાર અને તોપમારો કર્યો છે ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કોઈપણ ઉશ્કેરણી વગર પાકિસ્તાની દળો દ્વારા ગોળીબાર શરૂ કરાયો હતો ભારતીય દળો દ્વારા વળતો જવાબ અપાયો હતો જોકે હજી સુધી ભારતીય બાજુએ કોઈપણ જાન માલના નુકસાનના અહેવાલ નથી